પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની સ્થિતિને પહોંચી વળવા યોગ્ય તકેદારીની ખાતરી આપી છે લોકોને મોટી સંખ્યામાં એકઠા ન થવાની સલાહ આપી ઇરાનમાંથી ભારતીય નાગરિકોને લઇને એર ઇન્ડિયાનું ખાસ વિમાન જેસલમેર પહોંચશે સાત શહેરોમાં અલગ સુવિધા કેન્દ્રો શરૂ કરાયાં ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું છે કે રાષ્ટ્રીય વસતિ નોંધણી પત્રકની કવાયતમાં કોઇની પણ સામે શંકાનો પ્રશ્ન નથી દિલ્હીની અદાલતે ઉન્નાવ બળાત્કાર અને હત્યાકેસમાં કુપદીપસિંઘ સેનગરને

ટ્વીટર પર શ્રી મોદીએ જણાવ્યું કે સરકાર દ્વારા તાકીદનાં પગલાં લેવાયાં છે અને કોઇપણ મંત્રીને દેશ બહાર પ્રવાસ ન કરવા જણાવ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે મોટી સંખ્યામાં લોકોએ એકઠા ન થઇને આ રોગનો પ્રસાર અટકાવવો જોઇએ તેમણે કહ્યું કે વિવિધ મંત્રાલયો દ્વારા જાહેર સુરક્ષાનાં પગલાં લેવાયા છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે સરકારને ભૂતાન ઇરાન અને માલદિવ્સ દ્વારા મદદ માટે વિનંતી મળી છે અગાઉ ચીનની વિનંતીના પગલે પેકેજ મોકલવામાં આવ્યું છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે કોરોના વાયરસ પર નિયંત્રણ શક્ય છે તેનાં યોગ્ય પગલાં સમયસર ભરવાની જરૂર છે

આ કેન્દ્રોમાં તમામ શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવેલ છે પરંતુ બાળકોને ભોજન રાબેતા મુજબ આપવામાં આવશે

કોરોના વાયરસની તપાસ માટે ત્રણ કેન્દ્રો કાર્યરત કરાયા છે

મેડીકલ કોલેજ મુઝફ્ફરપુરના સમાવેશ થાય છે બાવન લોકોની તપાસ કરવામાં આવી છે જેમાંથી એક પણ કેસ પોઝીટીવ આવ્યો નથી દરમ્યાન નેપાળ સરહદ પાસે મધુબની સીતામઢી પૂર્વ ચંપારણ પશ્ચિમ ચંપારણ કિશનગંજ અને સુપોલ માટે રાજ્ય આરોગ્ય વિભાગના સાત અધિક નિયામકોને કાર્યભાર સોંપવામાં આવ્યો છે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

તાવ આવ્યો હોય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તથા ઉધરસ હોય તેવી પરિસ્થિતિમાં તાત્કાલીક ડોક્ટરની સલાહ લેવી જોઈએ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

તેઓએ દિલ્ફીમાં તાજેતરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા આ મુજબ સ્પષ્ટીકરણ આપ્યું હતુ

જેમાં પ્રત્યેક વ્યકિત અને પશ્ચિમની ભૌગોલિક તથા અન્ય જાણકારી રાખવામાં આવશે

સરકારે બોલી બોલનારાઓ માટે એર ઇન્ડિયાના વર્ચુઅલ ડેટારૂપ ફેબ્રુઆરી માસમાં શરૂ કર્યો હતો

આ અભિયાનનો ઉદ્દેશ્ય જીવનશૈલીમાં બદલાવ લાવી કુપોષણમાં તબક્કાવાર ઘટાડો કરવાનો છે જે અંતર્ગત બાળકોમાં શારીરીક વિકાસ અને પોષણમાં અભાવ તથા બાળકો મહિલાઓ અને કિશોરીઓમાં અભિયાન એટલે કે તે લોહિની ઉણપ ઉપરાંત બાળકના જન્મ સમયે ઓછા વજન જેવી સમસ્યાઓને પહોંચી વળવા વિશેષ ધ્યાન રાખવામાં આવશે

ભારત અને અમેરિકા સિવાય બ્રિટન ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ કેનેડાજર્મની ઈટાલીજાપન ન્યુઝીલેન્ડ સિંગાપુર અને દક્ષિણ કોરીયા પણ આ પહેલનો હિસ્સો છે આ દેશોના વિજ્ઞાનમંત્રીઓ તથા મુખ્ય સાહિત્યકારોના બુધવારે યોજાયેલા બીજા સંમેલનમાં આ વાત કરવામાં આવી આ સંમેલનનું આયોજન અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન કાર્યલયના વિજ્ઞાન અને ટેકનોલોજી નિતીના નિયામક ડૉક્ટર કૈલવિન ડ્રાએજીનિયરે કર્યુ હતુ